રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠક માટેની પેટા ચૂંટણી માટેના ઉમેદવાર ભાજપ તરફથી ગઇકાલે જાહેર કરી દેવાયા છે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઉમેદવાર જાહેર કરી ભાજપે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે જ્યારે કોંગ્રેસ તરફ થી આ અંગે કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી રામભાઇ મોકરિયાની કારકિર્દી વિદ્યાર્થી કાળથી સંઘ પરિવાર સાથે સંકળાયેલી છે અને તેઓ પોરબંદર નજીકના ઘેડ વિસ્તારના વતની છે અને ભાજપની પ્રદેશ કારોબારીમાં પણ રહી યૂક્યા છે ખેડૂત એવા શ્રી મોકરિયાએ શરૂ કરેલી મારુતિ કુરિયર લોકોમાં ખૂબ જાણીતી છે ભાજપના બીજા ઉમેદવાર દિનેશ પ્રજાપતિ ડીસાના વતની છે અને સંઘ પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવે છે તેઓ ડીસામાં દિનેશ અનાવાડીયા તરીકે જાણીતા છે હાલ તેઓ ભાજપમાં બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે

પક્ષ દ્વારા ગઇકાલે આ જાહેરાત ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે કરવામાં આવી હતી

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ઉમેદવારો ઠેર ઠેર બિનહરીફ યૂંટાઈ રહ્યા હોવાથી તેને લડ્યા વગર જીત મળી રહી હોવાના દાખલા નોંધાયા છે

અમદાવાદ જિલ્લા પંચાયત ની ભુવાલડી અને સિંગરવા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર બિનફરીફ વિજેતા બન્યા છે તો ડાંગ ની સુબીર સુરત ની ચોર્યાસી અરાવલી ની બાયડ અને અમરેલી ની બાબરા ખેડા ની કઠલાલ તાલુકા પંચાયત માં એક એક બેઠક અને પંચમહાલ ની કાલોલ અને ઘોઘંબા તાલુકાપંચાયત માં બે બે ભાજપ ઉમેદવાર બિનહરીફ યૂંટાઈ આવ્યા છે મહેસાણા માં વિજાપુર અને બહુચરાજી તાલુકા પંચાયત માં પણ એક એક અને કડી તાલુકા પંચાયત માં બે ઉમેદવાર બિનહરીફ થતાં ભાજપ ને ફાયદો થયો છે તાપી ની નિઝર અને વલસાડ તાલુકા પંચાયત માં પણ એક એક બેઠક ભાજપ ને બિનહરીફ ધોરણે મળી છે

દ્વારકા જિલ્લા પંચાયત માં બે નગરપાલિકા ચૂંટણી સૌરાષ્ટ્ર ના ઉના શહેર અને મહેસાણા ના કડી નો દાખલો અત્યાર સુધી અનોખો રહ્યો છે

આણંદ નગરપાલિકા માં બે સભ્ય ઓખા અને દાહોદ નગરપાલિકા માં એક એક ઉમેદવાર બિનહરીફ થયા છે

જાડેજા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ સહિત અગ્રણીઓ દ્વારા આ સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી જેમાં જાહેર આરોગ્ય પીવાના પાણીની ઉપલબ્ધતા જાહેર પરિવહન શિક્ષણ જેવા મુદાઓને આવરી લેવામાં આવ્યા છે અને આગામી પાંચ વર્ષમાં અમદાવાદને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની અને ઝુંપટપદ્દી મુકત બનાવવાની નેમ વ્યકત કરવામાં આવી શ્રી જાડેજાએ જણાવ્યુ છે કે અમદાવાદને ટૂંક સમયમાં નવા ફલાયઓવર અન્ડરપાસ બનાવી શહેરને રેલ્વે ક્રોસિગ મુકત કરવામાં આવશે ટ્રાફીકની સમસ્યાને ઉકેલવા સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાશે

આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં કિકેટ કોચીંગ સેન્ટર પ્રત્યેક વોર્ડમાં જીમ શહેરના તમામ ગાર્ડન યોગ સેન્ટર તૈયાર કરાશે તેમ પણ સંકલ્પપત્રમાં જણાવાયુ છે

દરમિયાન ભાજપ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાની યૂંટણી માટે પણ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું જેમાં મહિલાઓ માટે આત્મનિર્ભર હાટ નવા ઓડિટોરિયમ ઇન્ડોર સ્ટેડિયમ શહેરમાં નવા વિસ્તારોને સંપૂર્ણ વિકાસ સહિતની બાબતો આપવાની જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટને મેગાસિટી બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે સંકલ્પપત્રમા યુવાનો વડીલો અને મહિલાઓ માટે ખાસ યોજનાઓ જાહેર કરાઇ છે શહેરમાં નવા સ્પોર્ટ્સ સેન્ટર નવા સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આવશે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

રાજ્યમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

જેમા તમામ ઉમેદવારી પત્રકો માન્ય રખાયા હતા ગઇકાલે ઉમેદવારીપત્રક ખેંચવાનો દિવસ હોય જલાલપોર તાલુકાના છીણમ બેઠક પર કોગ્રેસના ભાવના અરવિંદ પટેલ તેમનુ ઉમેદવારી પત્રક ખેંચી જતા ભાજપના રોશની અશ્વિન પટેલને અધિકારીએ વિજયી ઘોષિત કર્યા હતા

પાટણ જિલ્લામાં ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું

જેમાં ચાણસ્મા તાલુકામાં ધીણોજ અને જીતોડા તા

બેઠક પર બે ઉમેદવારોમાંથી એક એક ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લેતા બન્ને બેઠકોમાં હરીફ ઉમેદવાર નહિ રહેતા બે બેઠકો બિનહરીફ થઈ હતી